પ્રાદેશિક સમાયાર જયેશ વેગડા વાંચે છે

ત રાજ્યના શિવરાજપુર બી ચ દમણ અને દીવ ના ઘોઘલા બીયનો સમાવેશ દેશના આઠ દરિયાકાંઠા પર પ્રખ્યાત બ્લુ ફલેગ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય પ્રમાણપત્ર માટેની ભલામણમાં કરવામાં આવ્યો છે

ત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ક્રિએટીવીટી અને સ્ટાર્ટઅપ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના વેબિનાર યોજાઇ ગયો વિધાનસભા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આવતીકાલથી આરંભ થશે જેમાં પ્રથમ દિવસે બે બૈઠક યોજશે પ્રથમ બૈઠ કમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખરજી રાજ્યના ભૂતપૂર્વ ત્રણ ધારાસભ્યો કોરોનાના લીધે અવસાન પામેલા તબીબો સહિતના નાગરિકો અને અન્યનો અવસાન બદલ શોક દર્શક ઠરાવ પસાર કરવામાં આવશે

કોવિડ મહામારી અનુસંધાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શરૂઆતથી જ તકેદારીના પગલાં લીધા હતા વિધાનસભાના સંકુલમાં પ્રવેશતા તમામ વ્યકિતઓનું થર્મલ સ્કેનીંગ સેનેટાઈઝ કરવામાં આવે છે

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે અગાઉ નર્મદા નવસારી અને પોરબંદર જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થાપવાની મંજુરી આપી હતી

ગોધરા ખાતેની અત્યારે કાર્યરત સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરીને ભારતીય તબીબી પરિષદના ધારાધોરણો મુજબ સગવડો અને સાધનો ઉપલબ્ધ કરાવાશે

પ્રકાશ જાવડેકર રાજ્યના શિવરાજપુર બીય દમણ અને દીવ ના ધોધલા બીયનો સમાવેશ દેશના આઠ દરિયાકાંઠા પર પ્રખ્યાત બ્લુ ફલેગ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય પ્રમાણપત્ર માટે ની ભલામણમાં કરવામાં આવ્યો છે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે સ્વચ્છ સુંદર દરિયાકાંઠા સારા પર્યાવરણના પ્રતીક હોય છે અને ભા રતના ઘણા સમુક્ર તટનો દુનિયાના સૌથી સુંદર બીયમાં સમાવેશ થાય છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી પ્રજ્ઞાપીઠમ ગુજરાત યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે યુ

તાલિમ કેન્દ્રનું ઇ લોકાર્પણ કર્યું આ અવસરે મુખ્યમંત્રીશ્રી દ્વારા પાર્કફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ પ્રોજેક્ટ ડો અબ્દુલ કલામ સેન્ટર ફોર એક્સટેન્શન રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિફેન્સસ્ટડીઝ એન્ડ રિસર્ચ તથા સેન્ટર ફોર કોમ્યુટેશનલ સ્ટડીઝનો પણ ઇ લોન્યીંગ કરવામાં આવ્યો હતો

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા

તાલિમ સેન્ટર યુવાનો માટે લેન્ડમાર્ક સાબિત થશે

મન કી બાત કાર્યક્રમ માટે લોકો પોતાના વિયારી નમો એપ અથવા માય ગોવ ઓપન ફોરમ પર પણ મોકલી શકે છે

સેલ દ્વારા બી યોર ઓન બોસ થુ ક્રિએટીવીટી અને સ્ટાર્ટઅપ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના વેબિના રનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથી તરીકે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્ર યુડાસમાએ વેબિનારમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ માટે સમગ્ર દેશમાં ગુજરાતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ ઉપરાંત તેમણે વરાળ સંચાલિત સેનેટાઇઝર ઉપકરણ પ્રદુષિત હવાના શુદ્ધિકરણ માટે પોર્ટેબલ ઉપકરણ ડાયાબીટીસ માપક યંત્રો જેવા ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને નવીન અસરકારક સ્ટાર્ટઅપ સાથે આગળ આવવા પ્રેરીત કરીને પેટન્ટ કરાવવાનો અનુરોધ કર્યો હતો

નેહા શર્માએ પ્રયોગશાળાની ટેકનોલોજીને સ્કેલેબલ કરી કોમર્શિયલાઇઝ કરવા ઉપર ભાર મુક્યો હતો આ વેબિનારનું જીવંત પ્રસારણ ફેસબુક દ્વારા કરવામાં આવ્યું હતું જે છ હજાર લોકોએ નિહાળ્યું હતું જેમાં યુગાન્ડા કેન્યા અને દક્ષિણ આફિકા જેવા દેશોમાંથી રસ ધરાવનારાઓએ ભાગ લીધો હતો

શ્રી વિભાવરીબેને અભ્યાસ અધવચ્ચે છોડી દેનાર વિદ્યાર્થીઓને ફરીથી અભ્યાસમાં જોડવા પ્રયાસ કરવા સહ્ને અનુરોધ કર્યો હતો